પ્રાદેશિક સમાચાર બ્કુલા પરમાર વાંચે છે નીતિન પટેલ એક્ઝિટ પોલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું છે કે ચૂંટણી પરિણામ વિશે આગાહી કરતા તમામ એક્ઝિટ પોલ મોદી સરકારના પુનરાગમનની વાત કરે છે તે હકીકતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાનો ્પ્રરાવો છે ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકારે પાંચ વર્ષમાં કરેલી કામગીરીને મતદાર આલમે વધાવી લીધી હોય તેવી રૂખ એક્ઝિટ પોલમાં વ્યક્ત થાય છે જેને વિકાસના રાજકારણનો ઉત્તમ દાખલો ગણી શકાય હવામાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક બે દિવસ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાંક સ્થળોએ ઝડપી પવન સાથે વરસાદની આગાહી કરી છે હવામાન ખાતાની યાદીના જજ્ઞાવ્યા અનુસાર બનાસકાંઠા સાંબરકાઠા અમરેલી રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે ગુજરાત ઉપર પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં એક બે ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ હવામાન નિયામક જયંત સરકારે કરી છે રાજકોટ મતગણતરી રાજકોટ ખાતે લોકસભા ચૂંટણી માટેની મતગણતરી ઇજનેરી કોલેજ ખાતે યોજાનાર હોવાથી ત્યાં વ્યવસ્થા ગોઠવણીનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે

ભાજપ તરફથી વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા તો કોંગ્રેસ તરફથી લલિતભાઇ કગથરા મુખ્ય હરીફ છે ઇજનેરી કોલેજના સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ તથા વીવીપેટ રખાયા હોવાથી તેની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે આણંદ મતગણતરી આણંદ લોકસભા બેઠક માટેની મતગણતરી વલ્લભવિદ્યાનગર ખાતે યોજાશે

મતગણતરી સમયે માન્ય પ્રતિનિધિ તરીકે જેમને હાજર રહેવાનું છે તેવા કાર્યકરોને તાલીમ આપવાનું કામ ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ થઇ ગયું છે

વી એમ માંથી મતગણતરી શરૂ થવાની સાથે પોસ્ટલ બેલેટ વડે થયેલા મતદાનની પણ ગણતરી હાથ ધરાશે

એન એસ

કોમોડોર રઘુરામે પાંચ દિવસના તાલીમ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતા જજ્ઞાવ્યું હતું કે ત્રાસવાદી ટોળકીઓ દ્વારા સાયબર ક્રાઇમનો મહત્તમ આશરો લેવાતો હોવાથી લશ્કરની ત્રણેય પાંખ માટે આવા છુપા યુદ્ધ માટે તૈયાર રહેવું જરૂરી બન્યું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના તજજ્ઞ ઉપરાંત ગુજરાત ફોરેન્સીક યુનિવર્સિટીના અનુભવી ઇજનેરની ટુકડી તાલીમ માટે વાલસુરા આવી હતી ભવિષ્યની લડાઇમાં સાયબર વોર જેવો પ્રકાર ટેકનોલોજીના આધારે અનિવાર્ય બનશે તેની પણ ચર્ચા અહીં થઇ હતી ઉકાઇ ડેમ જળસ્તર તાપી નદી ઉપર બંધાયેલા ઉકાઇ ડેમમાં પાણીનો જથ્થો ખુબ ઝડપથી ઘટી રહ્યો છે જળાશયનો હવાલો સંભાળતા અધિકારીઓએ જાહેર જનતા તથા ખેડૂતોને પાણીના વપરાશમાં કરકસર કરવાની અપીલ કરી છે

ગયા ઉનાળામાં ઉકાઇ ડેમનું લાઇવ સ્ટોરેજ હાલ કરતા બમણું હતું

ચોમાસુ બેસે અને જળાશયમાં નવું પાણી આવે ત્યાં સુધી કરકસર વડે પાણી વાપરવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે

પી એફ દ્વારા રેલવે સ્ટેશન પરિસરની આસપાસ આવેલી માનવ વસાહતોમાં રેલવે ના નિયમો અને સુરક્ષા ને લઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પાટા ની આસપાસ રહેતા લોકો રેલવે ના પાટા બેરોકટોક ઓળંગતા હોય છે તેમજ ઝ્રંપડપક્ષી ના બાળકો પાટા ઉપર રમતા હોય તેમજ કુદરતી હાજતે પણ જતા હોય છે ત્યારે આર પી એફ દ્વારા તેઓને સંભવિત અકસ્માત અને જાનહાનિની ગંભીરતા સમજાવવા માં આવી રહી છે કેટલાક કિસ્સામાં પસાર થતી ટ્રેન ઉપર બાળકો દ્વારા પથ્થરો ફેંકવામાં આવે છે ત્યારે બાળકો ના વાલીઓ ને રેલ ના કાયદા અને દંડ ની જોગવાઈ અંગે માહિતી આપી દેશ ની આ સૌથી મોટી પરિવહન સેવા ની જાળવણી રાખવા તાકીદ કરવામાં આવી હતી જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ચાર અનુસ્નાતક વિદ્યાર્થીઓની ઇઝરાયલમાં તાલીમ માટે પસંદગી થઇ છે તેલ અવિવ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરીટી વિશે યોજાયેલા આંતરરાષ્ટ્રીય તાલીમ વર્ગમાં ભાગ લેવા જનાર ચારેય વિદ્યાર્થીની પસંદગી માટે જીટીયુના વહીવટીતંત્ર દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી તેલ અવિવ જનાર વિદ્યાર્થીમાં અમન બારોટ યામિની સાવલિયા સુનિત ચૌધરી તથા સૃષ્ટિ મહેતાનો સમાવેશ થાય છે